પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

મુખ્યમંત્રીએ આ યોજનાના ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે ઉપરાંત આ લોન ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જેમની બેન્કલોન ભરપાઇ થઇ ગયેલી હોય તેવા પ્રવર્તમાન મહિલા જૂથોને પણ યોજનામાં લાભ લેવા જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ તરીકે નોંધણી કરાવીને લાભ મેળવી શકશે તેવો ઉદાત્ત અભિગમ રાખ્યો છે તેમણે આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવા યોજના અન્વયે પ્રોત્સાહન પણ જાહેર કર્યા છે

પ્રાણવાયુ કેન્ક કેન્દ્ર સરકારે ગુજરાત મધ્યપ્રદેશ સહિત સાત મોટા રાજ્યોને તેમના બધા જ આરોગ્ય કેન્દ્રોમાં પ્રાણવાયુનો પુરવઠો સતત ઉપલબ્ધ થાય તે બાબત સુનિશ્ચિત કરવા કહ્યું છે આરોગ્ય મંત્રાલયે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગણા અને કર્ણાટકના આરોગ્ય તથા ઉદ્યોગ સચિવો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં આ મુજબ નિર્દેશ આપ્યો હતો આ સાત મોટા રાજ્યોમાં આંતરરાજ્ય અને રાજ્યની અંદર પ્રાણવાયુની ઉપલબ્ધી જરૂરીયાત મુજબ થઈ શકે તે હેતુથી આ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી આ બધા જ રાજ્યોની હોસ્પીટલોમાં ઓક્સીજનનું વ્યવસ્થાપન તંત્ર ગોઠવવાની તાકીદ કરાઈ છે એવી જ રીતે ઓક્સીજન ઉત્પાદકોના બીલોની યૂકવણી સમયસર થાય જેથી ઓક્સીજનનો પુરવઠો અવિરહત યાલુ રહે તે જોવા પણ સૂચના અપાઈ છે કેન્દ્ર સરકારે ઓક્સીજન ઉત્પાદક એકમોને સતત વીજપુરવળો મળતો રહે તે જોવાની પણ સૂચના આપી છે

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે ગઈકાલે એક કરોડ રૂપિયાની કિંમતનું મેકેડ્રોન કેફી દ્રવ્ય પકડી પાડ્યું છે એમડીના નામે ઓળખાતા આ કેફી પદાર્થ સાથે યાર શખ્સોની ધરપકડ કરાઇ છે

પોલીસને આ કેફી પદાર્થ મુંબઇથી લવાયો હોવાની શંકા છે

હવામાન વિભાગ દ્વારા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી દ્વારકા જૂનાગઢ અમરેલી ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે દરમ્યાન રાજ્યના કેટ્લાક વિસ્તારોમાં ગઈકાલે હળવોથી ભારે વરસાદ નોંધાયો છે

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં અઢી ઈંચ ગીરકાંઠામાં ત્રણ ઈંચ ખાંભા બગસરા અને બાબરીમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જિલ્લાના લીલીયા પંથક પણ અને સાવરકુંડલામાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે તથા ખાંભાના હનુમાનપદામાં વીજળી પડવાની ઘટનાઓ બની હતી રાજુલા પંથકમાં ભારે વરસાદથી ચોત્રાની નદીમાં પુરની સ્થિતી સર્જાઈ હતી તો ધાતલ નદી બે કાંઠે વહેતી થઈ હતી પાણીની આવકના પગલે રાપડી ડેમના છ દરવાજા એક એક ફ્રટ ખોલવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો શહેરના સુભાષનગર વિસ્તારમાં મંદિર પર વીજળી પડવાની ઘટના બની હતી પોરબંદર જીલ્લામાં પણ વ્યાપક વરસાદી ઝાપટાં પડવાના અહેવાલ છે ઉપરવાસથી પાણીની ભારે આવકના પગલે ગઈકાલે વર્તુર ડેમના ચાર દરવાજા દોઢ ફટ જેટલા ખોલાયા હતા

નીયાણવાળા અને નદી કાંઠાના વિસ્તારમાં લોકોને સાવધ રહેવા જણાવ્યું છે પંચમહાલમાં ગોધરા પંથકમાં ગાજવિજ સાથે વરસાદ વરસ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો મહીસાગર જિલ્લામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસયાના અહેવાલ છે

નીટ કોવીડ રોગયાળા વચ્ચે દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ગઈકાલે શાંતીપૂર્ણ રીતે યોજાઇ

પરીક્ષા દરમિયાન કોવીડ માટેની માર્ગદર્શિકાનું સંપુર્ણ પાલન કરાયું હતું

વહીવટી તંત્રો ધ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોચવા વિશેષ આયોજનો કરાયા હતા

રાજકોટની સરકારી પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલના મેડિકલ કોલેજમાં આવેલ ફોરેન્સિક લેબોરેટરીમાં સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર હેતલ કયાડાના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષણ કરાયું હતું જેમાં તબીબોને મહત્ત્વપૂર્ણ વિગતો મળી હતી કે કોરોનાવાયરસ માત્ર ફેફસાં પર જ નહીં પરંતુ કિડની લિવર અને મગજ પર પણ અસર કરે છે